મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદેથી કમલનાથે રાજીનામું આપ્યું

ગઈકાલે દિલ્ફી વડી અદાલતે સજા મુલતવી રાખવાની આરોપીઓની છેલ્લી અરજીને નકારી કાઢી હતી

આ કેસમાં એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી હતી તથા એક અન્ય કિશોર આરોપીને ત્રણ વર્ષ બાદ બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો તિહાર જેલમાં પહેલીવાર એક સાથે ચાર આરોપીઓને ફાંસી આપવામાં આવી છે નિર્ભયાના માતા પિતાએ જણાવ્યું કે આ સજા ભવિષ્યમાં અપરાધીઓ માટે એક શીખ બનશે તેઓએ નિર્ભયા તથા દેશની લાખો મહિલાઓને ન્યાય આપવા માટે ભારતીય ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો મહિલા રાષ્ટ્રીય પંચના વડા રેખા શર્માએ નિર્ભયાને આખરે ન્યાય મળ્યો હોવાનું જણાવ્યું હતુ

તેમણે આવા ગુનાઓ અંતર્ગત સમયસર ન્યાય આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના ઉપર ભાર મૂક્વો હતો

એક ટ્વીટમાં તેઓએ કહ્યું કે મહિલાઓનું સન્માન અને તેમની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ બાબત છે

મદ્યપ્રદેશના મુખ્યમંત્રી પદેથી શ્રી કમલનાથે રાજીનામું આપ્યું છે

તેમણે કહ્યું કે કોરોના વાઇરસ સંબંધિત તપાસ કોની કરવી તે અંગે સ્પષ્ટ નિર્દશ અને વૈજ્ઞાનિક સલાહ આપેલ છે આરોગ્યમંત્રીએ જણાવ્યું કે કોરોના અંગે તેમના મંત્રાલયમાં પહેલી ટેકનિકલ તજજ્ઞોની બેઠક આઠમી જાન્યુઆરીએ થઇ હતી

સંરક્ષણ મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે આ લાઇટ મશીનગનોથી સેનાની મારક ક્ષમતામાં વધારો થશે તેનાથી સૈનિકોના મનોબળ અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે અત્યાધુનિક લાઇટ મશીન ગનો આવવાથી ભારતીય સેનાની લાંબા સમયથી અનુભવાઇ રહેલી જરૂરિયાતો પુરી થશે

આ પંચ જમ્મુ કાશ્મીરમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ સાથે જોડાયેલા મુદ્દાઓની તપાસ કરશે

પંચ દ્વારા જમ્મુ કાશ્મીરમાં કયા લોકોના સમૂહને સામાજિક અને શૈક્ષણિક આધાર પર પછાત વર્ગોમાં સમાવવા તે અંગેના નિયમો સુનિશ્ચિત કરવામાં આવશે

લોકસભામાં કોરોના વાયરસના સંચાલન અંગેના એક પ્રશ્નના જવાબમાં આયુષ મંત્રીએ ક્હયું છે કે વાઇરસથી બચવા અંગે ફક્ત આરોગ્ય પ્રક્રિયાને મજબૂત બનાવવાની સલાફ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે

જ્યારે ચીનમાં સતત બીજા દિવસે કોરોનાનો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી

રશિયાના ગ્રાહક અધિકાર દેખરેખ સંસ્થાએ જણાવ્યું ક આ રસીનું ઉત્પાદન આ વર્ષના ચોથા ત્રિમાસિકમાં શરૂ થઇ જશે

ગઇકાલે સાંજે પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉક્ટર અહેમદ કેકોસે સ્થાનીક વહીવટી તંત્રને ગત મહિનામાં વિદેશથી પરત ફરેલા નાગરીકો ઉપર દેખરેખ રાખવા તથા તેઓને હોસ્પીટલ અને ઘરમાં બે અઠવાડીયા સુધી કવારેન્ટાઇનમાં રાખવા હ્કમ કર્યો છે સરકારે કવારેન્ટાઇનના નિયમોનું ઉલ્લઘન કરનાર લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે મંદિરો મસ્જિદો દેવળો જેવા ધાર્મિક સ્થળોને આ પ્રતિબંધમાં છુટ આપવામાં આવી છે જ્યારે તંગૈલના ગોપાલપુરમાં ગમ્બુજ જેવી કેટલીક મસ્જિદોમાં શુક્રવારની નમાઝ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે આરોગ્યમંત્રી જાહિદ મલિકે લોકોને સાઉદી અરેબિયાની જેમ જ ઘરમાં જ નમાઝ અદા કરવાની અપિલ કરી છે

તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા અસ્થાયી રીતે પ્રવેશ પ્રતિબંધની સંખ્યા વધારવા અને વિમાન સેવાઓ રદ કરવાથી મુસાફરી મુશ્કેલ બની ગઇ છે

હાલમાં ચકલીની જાતિ લુપ્ત થવાના આરે છે આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના ભારતથીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી

જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ મકાનો અને બગીયાઓનાં બાંધકામમાં ફેરફાર વગેરે ચકલીની સંખ્યા ઘટવાના મુખ્ય કારણી છે ઉપરાંત મીબાઇલ અને ટી વી ટાવરના રેડિએશન પણ ચકલીના મોતનું કારણ છે

આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી યોજાશે